પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદ ભ્રષ્ટાચાર અને ગરીબીના દુષણો ડામવા તેમની સરકાર પ્રતિબધ્ધ છે મહારાષ્ટ્રના નકસલવાદ પ્રભાવીત વિસ્તારની ગડચીરોલી ચીમુર લોકસભા મત વિસ્તારના ચાર મતદાન મથકોએ મતદાન આજે

ફીનલેન્ડમાં ડાબેરી વિચારધારાવાળા સોશીયલ ડેમેક્રેટ પક્ષે સંસદમાં પાતળી બહુમતી સાથે વિજય મેળવ્યો છે

વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ મતદારોને રીઝવવા સધન પ્રયાસો કરી રહયાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જમ્મુના કથુઆ તથા ઉત્તર પ્રદેશમાં મોરાદાબાદ અને અલીગઢમાં રેલીઓ સંબોધી હતી તેમણે કહયું કે એનડીએ સરકારે કોઈપણ ભેદભાવ વિના સમાજના બધા જ વર્ગોને લાભ થાય તેવી યોજનાઓ અમલમાં મુકી છે તેમણે દોહરાવ્યું હતું કે આતંકવાદ ભ્રષ્ટાચાર અને ગરીબીના દ્વષણો ડામવા તેમની સરકાર પ્રતિબધ્ધ છે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા વાડરાએ ગઈકાલે આસામના સિલ્ચરમાં રોડ શો યોજયો હતો લોકસભાની ચુંટણીમાં તેમણે પ્રથમવાર ઉત્તર પ્રદેશની બહાર પ્રચાર કર્યો હતો તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે આસામને ખાસ દરજજા આપ્યો હતો જે વર્તમાન સરકારે પાછો ખેંચી લીધો છે બીએસપીના વડા માયાવતીએ છત્તીસગઢના જાંજગીર ચંપા ખાતે જાહેરસભામાં સંબોધન કરતા કોંગ્રેસ અને ભાજપ સામે સીબીઆઈ અને એન્ફોર્સ વિભાગોનો વિરોધ પક્ષો સામે બનાવટી કેસ ધ્વારા દબાણ વધારવા દુરૂપયોગ કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો

શ્રી શાહ પ્રથમવાર લોકસભાની ચુંટણી ગાંધીનગર બેઠક પરથી લડી રહયાં છે શ્રી સી

યાવડા કોંગ્રેસના આ બેઠકના ઉમેદવાર છે

તેમણે અમદાવાદમાં સોસાયટીઓના અધ્યક્ષો તથા સચિવોની બેઠક પણ યોજી હતી

ઉત્તર પ્રદેશના રામપુર ખાતે ગઈકાલે યોજાયેલી રેલીમાં તેમણે કેન્દ્ર તથા ઉત્તર પ્રદેશ સરકારની નીતીઓની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે તેમની સરકારે રાજયના સર્વાંગી વિકાસ માટે કામગીરી કરી હતી તેમણે કહયું કે આઝાદી મળ્યાને આટલા વર્ષો થયા છતાં દલીતો ખેડુતો તથા ગરીબો ન્યાય મેળવવા રાહ જાઈ રહયાં છે

જૈશ એ મહંમદના આતંકવાદીઓએ એ વખતે કરેલા હ્મલામાં સીઆરપીએફના પાંચ જવાનો શહિદ થયા હતા સીઆરપીએફના જવાનોએ કરેલી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હતા એનઆઈએની યાદીમાં જણાવ્યું છે કે ઈરશાદ અહેમદ રેશી સામે આતંકવાદીઓને આસરો આપવો તથા તેમને હ્મલાના સ્થળ સુધી જવામાં મદદ કરવાનો આરોપ છે આ ઉપરાંત સીઆરપીએફના જવાનો પરના હ્મલાનો મુખ્ય સુત્રધાર પણ ઈરશાદ જ મનાય છે

ધરપકડ કરાયેલા આરોપીઓમાં ખાનગી કોચીંગ કલાસના બે માલીકોનો પણ સમાવેશ થાય છે આ ચારેય જણા સામે બીજગણિત ભુમિતિ વિજ્ઞાન એક વિજ્ઞાન બે તથા ઈતિહાસના પેપરો ફોડવાનો આરોપ છે ભીવંડીના ડેપ્યુટી પોલીસ કમિશ્નર અંકિત ગોયલે જણાવ્યું હતું કે વ્હોટસ એપ ઉપર લીક થયેલા આ પેપર મેળવનાર દસ વિદ્યાર્થીનીઓ સહિત ઘણા વિદ્યાર્થીઓની પણ પુછપરછ કરવામાં આવી રહી છે

વિદાય લેતા પ્રધાનમંત્રી જુહા સીપીલાએ જણાવ્યું છે કે સત્તાધારી સેન્ટર પાર્ટીની મુશ્કેલ આર્થિક નિર્ણયોના કારણે તેણે સત્તા ગુમાવી છે

વહેલી સવારથી જ લોકો મોટી સંખ્યામાં દક્ષિણેશ્વર અને કાલીઘાટ મંદિરોમાં દર્શનાર્થે જઈ રહયાં છે રાજયના વિવિધ વિસ્તારોમાં બંગાળની સંસ્ક્રતિ દર્શાવતાં ઘણા સાંસ્ક્રૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે આજના દિવસે બંગાળી વેપારીઓ ચોપડા પુજન કરે છે રાજયપાલ કેશરીનાથ ત્રિપાઠી અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળના નાગરીકોને નવા વર્ષની શુભે ચ્છાઓ પાઠવી છે